પુર્વ નાણા સચિવ રાજીવકુમાર નવા ચુંટણી કમિશ્નર બનશે

ટી મદ્રાસની સ્ટાર્ટઅપ કંપની મોડયુલસ હાઉસીંગે એક પોર્ટેબલ હોસ્પીટલ યુનિટ વિકસાવ્યું છે જેને યાર લોકો બે કલાકની અંદર જયાં ઇચ્છે ત્યાં સ્થાપતિ કરી શકે છે

આ યુનીટ સૌથી પહેલા કેરળના વાયનાડ જીલ્લામાં લગાવવામાં આવી રહયું છે

આ સ્ટાર્ટઅપ આવી જ રીતે માઇક્રો હોસ્પીટલ વિકસીત કરી રહ્યાં છે જેને દેશભરમાં લગાવી શકાય છે આંદામાન નિકોબાર આંદામાન નિકોબાર વહીવટી તંત્રે દેશના અન્ય પ્રદેશમાંથી આવતા બધા જ પ્રવાસીઓના પ્રવેશ પર રેપીડ એન્ટીજન તપાસને અનિવાર્થ બનાવી છે આ નિર્ણય આજથી લાગુ થયો છે તપાસ માટે દરેક વ્યકિતને પાંચસો રૂપિયા આપવાના રહેશે જો કે સારવાર બાદ પરત ફરતા દર્દીઓના સહાયકોને કોઇ રકમ ચુકવવાની રહેશે નહી તપાસમાં પોઝીટીવ જણાતા દર્દીઓને તુરત જ કોવીડ સંભાળ કેન્દ્રમાં મોકલવામાં આવશે અને જે લોકોના ટેસ્ટ નેગેટીવ આવ્યા હોય તેમને પણ સાત દિવસ ઘેર અથવા કેન્દ્રમાં અલગ રહેવુ પડશે

ઉમેદવારો અને ચુંટણી સંચાલનમાં કરાચેલા કર્મચારીઓ ધ્વારા પાલન કરવાના નિયમો નકકી કરવામાં આવ્યા છે

ઘેર ઘેર પ્રયાર દરમિયાન પાંચથી વધુ લોકો સાથે નહી જઇ શકે રોડ શો દરમિયાન પાંચ વાહનો અને કાફલા વચ્યે અંતર રાખવુ જરૂરી બનશે

તેઓ અશોક લવાસાનું સ્થાન લેશે જેમણે આ સપ્તાહની શરૂઆતમાં રાજીનામું આપ્યું હતું

તેલંગણા આગ તેલંગાણાના કુર્નલ જિલ્લામાં આવેલા શ્રીશૈલમ જળવિદ્યત પ્લાન્ટની અંદર આગ લાગવાની દુર્ધટનામાં નવ કર્મચારીઓના મોત થયા છે એક ટનલની અંદર બનાવવામાં આવેલા આ વીજ પ્રોજેકટમાં આગ લાગી હતી રાજયના ઉર્જા મંત્રી જગદીશ રેટ્ટીએ પત્રકારોને જાણકારી આપતા કહ્યું હતું કે વીસ કર્મચારીઓને બયાવી લેવાયા છે આગ લાગવાનું કારણ હજુ મળ્યુ નથી આ પાવર હાઉસ તેલંગાણા તરફ શ્રીશૈલમ જળાશયની ડાબી બાજુએ આવેલું છે

રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન દળે ફસાચેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરી હતી

તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે આ ઘટના અંગે દુખ વ્યક્તકર્થ્ય છે

દરમિયાન શ્રી સેલમ જળવિદ્યત પ્લાન્ટની આગ દુર્ધટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કહયું કે આ દુર્ધટના કયા કારણોસર સર્જાઇ તેની તપાસ જરૂરી છે

નીટ જેઇઇ રાષ્ટ્રીય પરીક્ષા સમિતિ એનટીએએ કહયું છે કે નીટ અને જેઇઇ પરીક્ષાઓના આયોજનમાં શિક્ષણ મંત્રાલયના દિશા નિર્દેશનું પાલન કરવા માટે વ્યાપર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

એનટીએ ધ્વારા જણાવ્યું છે કે પરીક્ષા પહેલા અને બાદમાં કેન્દ્રોને સેનીટાઇઝ કરવામાં આવશે તેમજ પરીક્ષાર્થીઓ કેન્દ્ર પર નવા માસ્ક અને હાથ મોજા લઇ શકશે એનટીએ ઘ્વારા કાયદો અને વ્યવસ્થા અને વીજ પુરવઠો જળવાઇ રહે તેમજ પરીક્ષા કેન્દ્રો બહાર લોકોની ભીડના જામે તે માટેની વ્યવસ્થામાં રાજયના અધિકારીઓ પાસે સહયોગની અપીલ કરાઇ છે

સીબીઆઇએ નવી દિલ્ઠીની અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થા એઇમ્સના ફોરેન્સીક વિભાગને અભિનેતા સુશાંતસિંહ રાજપુતના મોતની સમીક્ષા માટે અને તબીબી ન્યાયિક સલાહ આપવા અનુરોધ કર્યો છે એમ્સના ડોકટર સુધીર ગુપ્તાના નેતૃત્વના ફોરેન્સીક નિષ્ણાંતોની તબીબી સમિતિની રચના થઇ છે જે સુશાંતસીંહ રાજપુતના કેસનો વિસ્તૃત અભ્યાસ કરશે અને અહેવાલ સીબીઆઇને સુપ્રત કરશે સીબીઆઇ વિશ્લેષણ માટે જરૂરી તબીબી રીપોર્ટ ફોરેન્સીક ટીમને ઉપલબ્ધ કરાવશે ત્યારબાદ નિષ્ણાંતોની સમિતિ વિશ્લેષણ કરશે

આકાશવાણી સાથેની વાતચીતમાં દિલ્ફી પોલીસની વિશેષ શાખાના નાયબ કમિશ્નર પ્રમોદ સીંહ કુશવાહાએ જણાવ્યું કે આ એજન્ટ ગઇ રાત્રે ધૌલા કુંઆ અને કરોલ બાગ વચ્ચેના રીજ રોડ વિસ્તારમાં ધરપકડ કરવામાં આવી હતી તેમની પાસે બે દેસી બોમ પણ મળી આવ્યા હતા જમ્મુ કાશમીર ધરપકડ જમ્મુ કાશ્મીરમાં ગાંદરબલ પોલીસ અને પાંચ રાષ્ટ્રીય રાઇફલ્સની ટુકડીએ એક આતંકવાદીઓના મદદગારની ધરપકડ કરી છે તેની પાસેથી એક ગ્રેનેડ મળી આવ્યો છે પોલીસે જણાવ્યું કે ગાંદરબલના બદેરકુંડ નર્સરી વીસ્તાર નજીક આવેલી ચોકી પાસે આ શંકાસ્પદ વ્યકિતએ નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો

ગણેશ ચતુર્થી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વેકૈયાહ નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણેશ યતુર્થી પર્વ નિમિત્ત દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે શ્રી કોવિંદે કહયું કે ભગવાન ગણેશના જન્મદિવસે ઉજવાતો આ ઉત્સવ લોકોને ઉત્સાહ ખુશી અને પરસ્પર ભાઇયારાનો સંદેશ આપે છે ઉપરાષ્ટ્રપતિએ કહયું કે ભગવાન ગણેશને બુધ્ધિ સમૃધ્ધિ અને સૌભાગ્યનું પ્રતિક ગણાય છે તેમણે કહયું કે લોકો પોતાના જીવનની બાધાઓ દુર કરવા માટે ભગવાન ગણેશની પુર્જા અર્ચના કરે છે ગણેશોત્સવના રૂપમાં શોભાયાત્રા સભાઓ યોજાતા હોય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણેશ યતુર્થીના પાવર પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે એક ટવીટમાં શ્રી મોદીએ આશા વ્યકત કરતા કહયું છે કે ભગવાન શ્રી ગણેશની દૃપાથી લોકોની સુખ સમૃઘ્ઘિમાં વધારો થશે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર રમતગમત મંત્રાલય ધ્વારા દેશના સર્વોચ્ય રમત ગમત પુરસ્કાર રાજીવ ગાંધી રત્ન માટે પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે જેમાં ક્રિકેટર રોહિત શર્મા પહેલવાન વિનેશ ફોગટ પેરા ઓલમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મરીયપ્પન થંગવેલુ ટેબલ ટેનીસના ખેલાડી મનિકા બત્રા અને મહિલા હોકી ટીમના કપ્તાન રાની રામપાલનો સમાવેશ થાય છે